કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને દિલ્હીની જીટીબી હોસ્પિટલની મુલાકાત લઇને રસીકરણના પુર્વાભ્યાસની કામગીરી જાતે નીહાળી હતી

આ તબકકાના પ્રતિભાવોના આધારે આજના પુર્વાભ્યાસમાં વધુ સુધારા કરાયા છે આ પૂર્વાભ્યાસમાં વાસ્તવમાં રસી આપવા સિવાયની તમામ પ્રક્રિયાઓ હાથ ધરાય છે જેથી વાસ્તવિક રસીકરણ કામગીરી વખતે કેવી મુશ્કેલીઓ આવી શકે તેની ઓળખ કરીને રસીકરણની કામગીરી વધ્ર અસરકારક બનાવી શકાય દાહોદનાં પ્રતિનિધી જણાવે છે કે દાહોદમાં ત્રણ જગ્યાએ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને આરોગ્ય અધિકારીઓની હાજરીમાં રસીકરણનો પૂર્વ અભ્યાસ યોજાયો સુરતનાં પ્રતિનિધી જણાવે છે કે રસીકરણની તૈયારીઓનાં ભાગરૂપે પાલિકા કમિશનર બંછાનિધી પાની એ આઠવા ઝોનમાં આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી દીવનાં પ્રતિનિધી જણાવે છે કે પૂર્વ અભ્યાસ દરમિયાન ત્રણ વિભાગો બનાવવામાં આવ્યા હતાં જેમાં જુદી જુદી ટીમ દ્રારા પચ્યીસ જેટલાં વ્યકિત પર પૂર્વ અભ્યાસ કરાયો હતો

નવો સ્ટ્રેન વધુ ન ફેલાય તે માટે તમામ કાર્યવાહી કરી રહ્યા છીએ

આ મુલાકાત દરમ્યાન તેમણે દર્દીઓની એચિંતી મુલાકાત લઇને તેમને મળી રહેલી સારવાર અંગે માહિતી મેળવી હતી તેમજ સુચિત સ્કીન બેંકની પણ મુલાકાત કરી હતી

પર્યાવરણને નુકસાન ન થાય અને વિજળીબીલનું ભારણ પાલિકાને ન પડે તે માટે સોલાર પ્રોજેકટ પૂર્ણ કરવામાં આવશે

ટી સેવાનો લાભ મળશે

જેમાં લુઈ બ્રેઈલવંદના લુઈનું જીવનકવન વિષય પર વિશેષ વાર્તાલાપા યોજાશે

રાજકોટથી ગોંડલ વચ્ચે બિલીયાળા નજીક વહેલી સવારે રૂની ગાંસડી ભરેલો ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો બંને વાહનોમાં આગ લાગી હતી આ દુર્ધટનામાં બે થી ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે દીવના નાગવા ખાતે બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો જેમાં એક યુવકનું મૃત્યુ થયું જ્યારે ત્રણને સારવાર અર્થે હોસ્પીટલ દાખલ કરાયા છે તેવી જ રીતે ડાંગ જિલ્લામાં ઉમરાખાડી પાસે દૂધ લઈ જતું ટેંકર પૂલ પૂરથી નીચે ખાબકતાં ક્લીનરને ગંભીર ઈજા થયાનાં અહેવાલ છે મહિસાગર જિલ્લામાં ખલાસપુર પાસે એક કાર અને બસ અથડાતાં લુણાવાડાનાં મામલદાર અને ડ્રાઈવરનું મૃત્યુ થયું